પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેની લડતમાં અસાધારણ કામ કરી રહેલા તબીબો નર્સો અને સફાઈ કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા દેશના નાગરિકોને બિરદાવ્યા છે પ્રધાનમંત્રીએ કોરોનાના ખતરાને ધ્યાનમાં લઈને ડિજીટલ પદ્ધતિથી યુકવણી કરવા નાગરિકોને અનુરોધ કર્યો છે કોરોના સામેની લડતના ભાગરૂપે વધુ રાજ્યોએ લોકડાઉન અર્થાત બંધ જાહેર કર્યો છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કોરોના પગલે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઈમરજન્સી ક્રેડિટ લાઈન યોજના શરૂ કરી છે સાર્ક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રે સાર્ક દેશોમાં કોરોનાને લગતી માહિતી આપવા ખાસ વેબસાઈટ શરૂ કરી છે

ગઈકાલે સાંજે પાંચ વાગે નાગરિકોએ પોતાના નિવાસની બહાર અથવા ગેલેરીમાંથી તાળી અને થાળી ઘંટડી વગાડીને કોરોના સામે લડત આપનારનો જુસ્સો વધારવા આભારની લાગણી વ્યક્ત કરી હતી

કોરોના સામેની લડતના ભાગરૂપે ગઈકાલે સમગ્ર દેશમાં સવારના સાતથી રાતના નવ સુધી અભૂતપૂર્વ જનતા કર્ફ્યુ પાડવામાં આવ્યો હતો

પ્રધાનમંત્રીએ આ કારણસર બધા જ નાગરિકોનો આભાર માન્યો છે ટ્વીટર ઉપર તેમણે જણાવ્યું હતું કે આ સારી શરૂઆત કઠી શકાય પણ વિજય મેળવવા લાંબા સમય સુધી યુધ્ધ કરવું પડશે તેમણે નાગરિકોના કોરોના સામેના યુધ્ધમાં સંકલ્પ કરીને સામાજિક અંતર જાળવવા તૈયાર રહેવાનો અનુરોધ નાગરિકોને કર્યો હતો તેમણે કહ્યું કે ગઈકાલના સફળ જનતા કરફ્યુની સાથે જ લાંબા સમયગાળાની લડતની શરૂઆત થઈ છે પ્રધાનમંત્રીએ કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા નાગરિકોને અપીલ કરી હતી

આ બેઠકમાં કોરોના વાયરસના કેસોમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા વધારા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં રાજ્ય સરકારોએ વધુ અસરકારક પગલાં લેવા ઉપર ભાર મૂક્યો હતો

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ઉપરાજ્યપાલ અનીલ બૈજલે ગઈકાલે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી શ્રી કેજરીવાલે જણાવ્યું હતું કે આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

આ સમયગાળામાં આવશ્યક સેવાઓ અને ચીજવસ્તુઓ સિવાય દિલ્ફીની સરહૃદો અન્ય પ્રકારની અવર જવર માટે સીલ કરાશે

તેમણે બેંક ગ્રાહકોને જરૂર હોય તો જ બેંકની પ્રત્યક્ષ મુલાકાત લેવા અને ઓનલાઈન પદ્ધતિથી વ્યવહારો કરવાની અપીલ કરી છે

સંગઠને કોરોના સે ડરોના ડિજીટલ કરોના અભિયાન શરૂ કર્યું છે

તેમણે કહ્યું કે દુકાન સામે લાંબી લાઈનો ન થાય અને વધુ લોકો એકઠા ન થાય તે હેતુથી આવી વિચારણા ચાલી રહી છે બધા જ ડેપ્યુટી કમીશનરોને આ હેતુથી તેમની યોજનાઓની જાણકારી આગામી ત્રણ દિવસમાં મોકલી આપવાના નિર્દેશ અપાયા છે